આ યુદ્ધ ટેન્કને સ્વદેશી ડીઝાઇનથી વિકસીત કરવામાં આવી છે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશ હવે સં રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે આ વિકાસ પરિયોજનાઓ નવાચાર અને સ્વદેશી વિકાસના પ્રતિક છે રાજ્યમાં સિંયાઇ અને પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીનો અભૂ તપૂ ર્વ વિકાસ થઇ રહ્યો છેચેન્નાઇ મેટ્રોની કામગીરીમાં પણ ઝડપ આવશે

જીટીયુના કુલપતિ નવીન શેઠએ જણાવ્યું કે જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે

પોતાના મત વિસ્તારમાં જન સંપર્ક અભિયાન થકી મતદારોને રિઝવવા પ્રયાસ કરાઈ રહ્યો છે વિરલ રાણા કોરોના સંદેશ વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વસંત પંચમી શુભ મુહ્તત ગણાય છે તે દિવસે અને તેની પુ ર્વના દિવ્સે કચ્છ સહિત રાજયમાં લઝ્નોત્સવ યોજાઈ રહ્યા છે

જેમાં લોકોને વેક્સિન લેવા તેમજ સ્થાનિક સ્વરાજયની યું ટણીમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવશે

આ દ્રેનિંગ ગુજરાતમાં પ્રથમવાર યાર મહાનગરો રાજકોટ ગાંધીનગરઅમદાવાદ અને સુ રતમાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ અન્ય મહાનગરોમાં પણ ફાયર સેફ્ટી ઓફિસરોને દ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવશે

ઈ

આઈ

કચ્છ યુ નિવર્સિટીના કુલપતિ પ્રોફેસર જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યુ નિવર્સિટીને નેશનલ ટેસ્ટીંગ એજન્સીનું કેન્દ્ર મબ્યુ છે જે અંતર્ગત વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુનિવર્સિટી ખાતે લેવામાં આવશે